બ્રિક્સમાં ભારત ઉપરાંત બ્રાઝિલ રશિયા ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે આ પરિષદની આ વર્ષનો ઉદેશ્ય નવીન ભવિષ્ય માટે આર્થિક વ્રધ્ધિ રખાયો છે શ્રી નરેન્દ્ર મોદી છઠી વખત બ્રિક્સ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીવીટર પર જણાવ્યું કે તેઓ બ્રિક્સ સંગઠનના નેતાઓ સાથે વધુ સહકાર અંગે ચર્ચા વિચારણા કરશે તેમજ પરિષદમાં તેઓ બ્રિક્સ વાણિજ્ય મંચ અને બ્રિક્સ વેપાર પરિષદ તથા ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક અંગે પણ વાર્તાલાપ કરશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આર્થિક વૃધ્ધિ માટે બ્રિક્સના દેશો વચ્ચે સંકલન જરૂરી છે

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે કેન્દ્રિય મંત્રીમંડળની ભલામણ મંજૂર કરી છે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્રને અહેવાલ મોકલીને રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી હતી

નેહલ ઠક્કર મહારાષ્ટ્ર શિવસેના મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયને શિવસેનાએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે

ભાવનગરના ક્રેસંટ સર્કલ ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સાંસદ ડો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ પદયાત્રાના માધ્યમથી ભાવનગર શહેરી તેમજ જિલ્લાના વિસ્તારના લોકોમાં પૂજ્ય ગાંધીબાપુના વિચારોના પ્રત્યે આજે પણ આદરભાવ જોવા મળી રહ્યો છે તેથી કહી શકાય કે પૂજ્ય ગાંધીબાપુના વિચારો વર્તમાન સમયમાં પણ લોકોને પ્રેરણા પ્રોત્સાહન માર્ગદર્શન આપશે

આ રમતો ગોળાફેંક બરછી ફેંક અને ડીસ્ક શ્રો હતી તેણે હવે ચંદીગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે નિર્મળા છેલ્લા સાત વરસોથી રાજ્યકક્ષાની આ હરીફાઈઓમાં સતત ચંદ્રકો મેળવતી આવી છે આ કારણે તેણે મલેશીયા અને શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ત્યાં પણ ચંદ્રક હાંસલ કર્યા હતા

આ અંગેની રજૂઆત આ વિસ્તારના ધારાસભ્ય ડો

નીમાબેન આચાર્યને વિનંતી કરતાં તેમના હસ્તે પાણી છોડવાના કાર્યનો પ્રારંભ થયો હતો

તેવું એડમંડ સિંચાઇ પિયત સહકારી મંડળીની એક યાદીમાં જણાવાયું હતું નેહલ ઠક્કર સ્વાસ્થ્યવર્ધક ઉકાળો કચ્છમાં વરસાદ બાદ અને કમોસમી વાતાવરણને કારણે લોકોમાં વિષાણુજન્ય જેવા ફેલાતાં અટકાયતી પગલાંરૂપે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લાના વિવિધ સ્થળે અમૃતપેય સ્વાસ્થ્યવર્ધક ઉકાળો લોકોને પીવડાવાનું છેલ્લા ત્રણ મહિના દરમ્યાન આયોજન કરાયું હતું જિલ્લા આયુર્વેદ અધિકારી ડો